વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ વિવિધ સ્થળે પ્રચાર રેલીઓ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે ભાજપ શિવસેનાના જોડાણ માટે ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો શ્રી મોદીએ સંબોધનની શરૂઆતમાં એમીસેટના સફળ પ્રક્ષેપણ માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા કોંગ્રેસ અને એન સી પી પર પ્રહાર કરતા શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં તેમના ગઠબંધનને કુંભકર્જ્ સાથે સરખાવતા કહ્યું કે જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે તેઓ વારાફરતી છ મહિના સુધી સુતા રહ્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણાના ઝહીરાબાદ ખાતે જાહેર સભા સંબોધી હતી તેમણે કહ્યું કે તેમની લડાઇ ભાજપની વિચારધારા સાથે છે

વિરલ રાણા તલાળા પેટા ચુંટણી સર્વોચ્ચ અદાલતે તાલાળા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર મનાઇ ફરમાવી છે ભગવાનજી બારડની અરજીના પગલે અદાલતે આ નિર્ણય કર્યો છે તાલાળાના હાલના ધારાસભ્ય તરીકે ભગવાનજી બારડને બે વર્ષથી વધુ સજા જાહેર થતાં વિધાનસભા અધ્યક્ષે તેમને સભ્યપદેથી ગેરલાયક જાહેર કર્યા હતા અધ્યક્ષના આ નિર્ણયને ગુજરાત વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો જો કે અદાલતે ભગવાનજી બારડની અરજીને કાઢી નાંખી હતી પરિષ્ઠામે તેમણે આજે સર્વોચ્ચ અદાલતમાં આ નિર્જ્ઞયને પડકાર્યો હતો સર્વોચ્ચ અદાલતે તેમનું સસ્પેનશન ચાલુ રાખ્યું છે પરંતુ તાલાળા બેઠક પેટાચૂંટણી અંગેના જાહેરનામાને રદ કર્યું છે

ભૂજ ખાતેના પ્રિન્સ રેસીડેન્સી સામેના થ્રાઉન્ડમાંથી મોટી સંખ્યામાં જનમેદની સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાજીની ઉપસ્થિતિમાં કચ્છ કલેકટર સમક્ષ જિલ્લા ચૂંટજી અધિકારીને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું

અમરનાથ દેવસ્થાન બોર્ડએ યાત્રિકોને યાત્રા પર આવતા પહેલા ડોક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો છે

વિરલ રાણા યોગા શિબિર હેલ્થ એન્ડ વેલનેસ આયુષ્યમાન ભારત અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડિસ્ટ્રીક કવોલીટી એસ્યોરેન્સ મેડીકલ ઓફિસરશ્રી ડો

પંકજકુમાર પાંડે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો

કચ્છ જિલ્લાના લાભાર્થીઓને બિમારી પૂર્વ થોગ અને ધ્યાન દ્વારા સુખાકારી અને નિરોગી જીવન જીવી શકે તેવા હેતુથી આ તાલીમ યોજાઇ હતી તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી તમામ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે

અસહ્ય તાપ ગરમી અને લુના પરિણામે લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે તેવા સમયે લોકોને મુશેલીમાં મુકાવું ન પાઅડે તે માટે જીલ્લા આરીગ્ય શાખા દ્વારા ગરમીથી બચવા તકેદારી રાખવા વિવિધ સૂચનો કરાયા છે આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલમાં ગરમીની સિઝનમાં ખુલ્લામાં વેંચાતા વાસી બરફ કુલ્ફી જેવા પદાર્થોનું સેવન ન કરવા તેમજ ગરમીથી બચવા ખુલતા સુતરાઉ સફેદ લાંબી બાયના વસ્ત્રો પહેરવા નાના બાળકો સગર્ભા માતા વૃધ્ધો તેમજ અશક્ત વ્યક્તિઓએ દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું ભીના કપડાથી મોઢું ઢાંકવું બને ત્યાં સુધી ભૂખ્યા પેટે બહાર તાપમાં ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે